પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલી કોર સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા

કોવીડ હેલ્થ સેન્ટર માટે મહત્તમ બે હજાર રૂપિયા અને કોવીડ કેર સેન્ટર માટે મહત્તમ દોઢ હજાર રૂપિયા ચાર્જ લઇ શકશે

રાજ્યના રસીકરણ અધિકારી ડો

ગાધીનગર થી વિડિયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લાના કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશ્નર સાથે શ્રી મૂકીમે સંવાદ કર્યો હતો અને કોરોના સારવાર માટે લોકો હેરાન થાય નહીં તેનું ધ્યાન રાખવા તાકીદ કરી હતી

આવશ્યક ચીજવસ્તુઓ મેડીકલ હોસ્પીટલ અને ડેરી સહિતની દુકાનો ખુલ્લી રખાશે લાંબા ગામ બાદ ભોગાત દેવરીયા અને રણજીતપુર ગામ દ્વારા પણ સ્વૈચ્છિક બંધ પાળવાનું જાહેર કરાયું છે

દાહોદના ફતેહપુરમાં આઠ એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કરાયો છે

ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ અને તેમનો સમાવેશ કોવિડ મેનેજમેન્ટ માટે સર્વોચ્ય બાબત બની રહેશે

સિંગાપોરના હાઇકમીશનર સિમોન વોંગે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની શુભેચ્છા મુલાકાતમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની શરૂઆતથી સિંગાપોરની આનુષાંગીક કંપનીઓ શરૂ કરવામાં નવું બળ મળશે શ્રી સિમોન વોંગે સિંગાપોર સ્ટોક એકસયેંજની કચેરી શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આમંત્રણ આપ્યું હતું જેનો શ્રી રૂપાણીએ સ્વીકાર કર્યો હતો શ્રી સિમોને કહ્યું હતું કે સિંગાપોર દ્વારા ગત નાણાકીય વર્ષ એક અબજ અમેરીકી ડોલરનું રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે

જ્યાં થાત્રીઓએ નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લીધી હતી આજે યોજાનાર સમાપન સત્રમાં ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દાંડીના પ્રાર્થના મંદિર ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે ત્યારબાદ બંને મહાનુભાવો સૈફી વિલા અને નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત કરશે

આ વખતે કોવિડ રોગયાળાના કારણે ચર્ચા વર્ચુઅલ મોડમાં થોજાશે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષાઓ માટે તૈયાર થવા અને હાજર રહેવા માટેના વિચારો અને સૂચનો કરશે